પ્રધાનમંત્રી ત્યારબાદ ગુરદાસપુર ખાતે જાહેરસભાને સંબોધશે દેશમાં વિજ્ઞાનટેકનોલોજી અને નવીનીકરણને પ્રોત્સાહીત કરવા પ્રધાનમંત્રી આ પાંચમા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધન કરશે

આ વિલય યોજના આ વર્ષની પહેલી યોજનાથી લાગુ પડશે

વન ટાઇમ ફી ભરીને લાયસન્સ પરવાનગી ચાલુ રાખી શકાશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ ગુમાસ્તા ધારા અન્વયેના એકમો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અભિગમ અપનાવતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ નિર્ણય અનુસાર હવેથી જે વન ટાઇમ ફી ના ધોરણો નિયત કરવામાં આવ્યા છે વન ટાઇમ ફી ના આ ધોરણોમાં રેસડિન્શયલ હોટેલ્સ માટે રૂ

પ હજાર તેમજ જે એસ્ટાબ્લીશમેન્ટમાં કોઇ કર્મચારી ન હોય તેમને વન ટાઇમ ફી તરીકે રૂ

ના સાધન સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થશે

જેના ભાગરૂપે તાજેતરમાં તા

જેના ઉમેદવારો માટે નજીકના તાલુકા સ્થળથી પરીક્ષાના સ્થળ સુધી પહોંચવા માટે અને પરત રહેઠાણના સ્થળ સુધી પહોંચવા માટે એસ ટી માં વિના મુલ્યે પ્રવાસ કરી શકાશે જેના માટે એસ ટી નિગમ દ્વારા એડવાન્સ બુકીંગ કાઉન્ટર શરુ કરવામાં આવ્યું છે ઉમેદવારે તા પ ના પરીક્ષા સ્થળે જવા તેમજ તા

ડી

આજે ઠારનું પ્રમાણ ઘટતા ઠંડીનું જોર હળવું બન્યું છે પારો ઉચકતા નળિયા વાસીઓએ લાંબા સમય પછી ઠંડીમાંથી રાહત મેળવી હતી રાજ્યમાં નલિયા ઠંડીમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે